વેંકૈયા નાયડુએ યુવાનોને ઉદ્યોગ સાહસિકતા અને નવી શોધખોળ માટેની ભાવના આત્મસાત કરવા અનુરોધ કર્યો છે

પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ આસામના તામુલપુર ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકાર તમામ વર્ગના લોકોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં જ્યારે આસામમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે

આ જ દિવસે તમિલનાડુ કેરળ અને પુફચ્ચેરીમાં એક જ તબક્કામાં વિધાનસભા યૂંટણી માટે મતદાન યોજાશે વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓએ આ માટે રેલી અને જનસભાઓ થોજી ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તમિલનાડુ અને કેરળમાં અનેક ચ્રંટણી સભાઓને સંબોધી કોંગ્રેસ નેતા રાહ્લ ગાંધીએ પણ જાહેરસભામાં ભાજપ પર આકરા પ્રહારો કર્યા

ખાસ ચૂંટણી નિરીક્ષકે આપેલા અહેવાલના આધારે ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે

કેબિનેટ સયિવ રાજીવ ગૌબાએ ગઈકાલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સયિવો પોલીસ મહાનિદેશક અને આરોગ્ય સયિવો સાથે ઉચ્ય સ્તરીય બેઠક થોજી હતી દરમિયાન જાહેર અને ખાનગી ક્ષેત્રના કોવિડ રસીકરણ કેન્દ્રો આ મહિનાના બધા જ દિવસોમાં રસીકરણ કામગીરી માટે કાર્યરત રહેશે

રાષ્ટ્રપતિ ભવનના સૂત્રોના જણાવ્યા મુજબ તેમની તબિયતમાં સતત સૂધારો થઇ રહ્યો છે તબીબોએ રાષ્ટ્રપતિને સંપૂર્ણ આરામ કરવાની સૂચના આપી છે અને તેઓ શ્રી કોવિંદની તબીયત ઉપર યાંપતી નજર રાખી રહ્યા છે

વેંકૈયા નાયડુએ યુવાનોને ઉદ્યોગ સાહસિકતા અને નવી શોધખોળ માટેની ભાવના આત્મસાત કરવા અનુરોધ કર્યો છે શ્રી નાયડુએ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને વિદ્યાર્થીઓ માટે નવા કૌશલ્ય નિર્માણ માટે તા

શ્રી નાયડુએ કહ્યું કે શિક્ષણ દ્વારા ચારિત્ર્ય નિર્માણ અને વ્યક્તિત્વ ઘડતર થાય છે યુવાનો જાતિવાદ કોમવાદ અને ભ્રષ્ટાયાર જેવા સામાજિક અનિષ્ટ સામે લડી સમાજમાં પરિવર્તન લાવી શકે છે તેમણે ડિઝાસ્ટર મેનેજમેન્ટને શાળા શિક્ષણનો અભિન્ન ભાગ બનાવવાની હાકલ કરી હતી શ્રી નાયડુએ આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસ અને કેગના ગિરિશયંદ્ર મુર્મુ સહિત પાંચ જાણીતી વ્યક્તિઓને માનત પદવી અપર્ણ કરી

આયાત થતા પેટ્રોલિયમ ઈંધણ પરનો ભાર ઘટાડવા માટે ભારતીય રેલ્વેએ તાજેતરના વર્ષોમાં વીજળીકરણ પર ખૂબ ભાર મૂક્યો છે છેલ્લા સાત વર્ષમાં પાંચ ગણાથી વધુ વીજળીકરણ થયું છે ભારતીય રેલ્વે દ્વારા વીજળીકૃત કરાયેલા કેટલાક મુખ્ય વિભાગોમાં મુંબઈ હાવડા વાયા જબલપુર દિલ્ફી દરભંગા જયનગર અને ચેન્નાઈ ત્રિચિનો સમાવેશ થાય છે

એક ટ્વીટમાં રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ ટ્રેનોમાં મુસાફરો માટે સલામત અને સુગમ મુસાફરીને સુનિશ્ચિત કરવામાં આવી છે

આ જળાશય ખાતે વધુ પેનલો ગોઠવવાનું પણ એનટીપીસી એ આયોજન કર્યું છે

ગૃહમંત્રાલય પંજાબ કેન્દ્રિય ગૃહમંત્રાલયે પંજાબના સરહદી જીલ્લાઓમાં ખેડૂતો દ્વારા અમલમાં મુકાયેલી અમાનવીય વેઠીયા મજૂરી પ્રથા અંગે યોગ્ય કાર્યવાહી કરવાનો નિર્દેશ પંજાબ સરકારને આપ્યો છે સરહદ સલામતી દળ બીએસએફ એ પંજાબના સરહદી જીલ્લાઓમાં કેટલાક ખેડૂતો દ્વારા ઉત્તરપ્રદેશ અને બિહારના માનસિક દિવ્યાંગોનો વેઠીયા મજૂર તરીકે ઉપયોગ રહ્યો હોવાની જાણકારી ગૃહમંત્રાલયને આપી હતી

આ ટ્રેનમાં પાંચસો મુસાફરો હતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે આઠ કોચની ટ્રેને બાંધકામ સંબંધિત માલસામાન લઈ જતા વાહનને ટક્કર મારી હતી અને તે ટનલમાં પાટા પરથી ખડી પડી હતી